રાષ્ટ્ર ધડતર માટે પ્રસાર માધ્યમોની ભૂમિકાને બિરદાવી

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સેનાના બહાદ્દર જવાનો વિરાંગનાઓ તેમજ નિવૃત્ત સેનાનીઓ અને તેમના કુટુંબોને અભિનંદન પાઠવ્યા છે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ લોકોને શુભેચ્છા પાઠવી છે

ગઇકાલે નવી દીલ્ફી ખાતે મંત્રણા કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓએ એક ટવીટર સંદેશમાં કહ્યું હતું કે ભારતના મુખ્ય મિત્ર દેશના નેતાઓને મળવાનો અવસર મળ્યો આ પહેલા ભારતે મુખ્ય વૈશ્વિક સંમેલનમાં ભૂ રાજકીય અને ભૂ આર્થિક બાબતો વિશે રાપશીના મંત્રણા ગઇકાલે કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટનસત્રમાં ભાગ લીધો હતો

આ પ્રસંગે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય વિદેશનીતી મુખ્ય પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે

ગઇ રાત્રે ચેન્નાઇમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સંબોધન કર્યું હતું તમીલ ભાષાના રાજકીય અને કટાક્ષ લેખોના સામયિક તુઘલકની સુવર્ણ જયંતી ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે દિલ્હીથી આ ટેલીવીઝન સંબોધન કર્યુ હતું પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન જેવા ઉમદા હેતુને આગળ વધારવા માટે પ્રસાર માધ્યમોએ ભજવેલી ભૂમિકા અને પ્લાસ્ટીકના પ્રદૃષણ સામે જાગૃતિ ઉભી કરવા બદલ પ્રસાર માધ્યમોની ભૂમિકાની પ્રશંસા કરી હતી તેમણે આશા વ્યકત કરી હતી કે રાષ્ટ્રધડતરની આવી પહેલને પ્રસાર માધ્યમો ટેકો આપવાનું યાલુ રાખશે શ્રી મોદીએ જણાવ્યું હતું કે દેશની દાયકાઓ જુની સમસ્યાઓ હલ કરવામાં તેમની સરકારે અનેક પહેલ કરી છે

પ્રધાનમંત્રીએ તેમના પ્રવચનમાં કહયું હતું કે તમામ પ્રસાર માધ્યમ ગૃહોએ નૈતિક પત્રકારત્વનું આયરણ કરવુ જોઇએ અને લોકો સમક્ષ વિશ્વાસ પાત્ર સમાચારો રજુ કરવાની પ્રસાર માધ્યમોની ફરજ છે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયાહ નાયડુએ ચેન્નાઇમાં આ કાર્યક્રમ દરમિયાન આ સામયિકના કર્મચારીઓનું સન્માન કર્યુ હતું શ્રી નાયડુએ જણાવ્યું હતું કે કોઇપણ બાબત વિશે સવાલ પુછતી વખતે પણ હકારાત્મક રીતે વિયારવુ એ લોકશાહી વ્યવસ્થાને મદદરૂપ બને છે તેમણે ઉમેર્ચુ હતું કે સરકાર દરખાસ્ત કરે અને વિપક્ષ તેમનો વિરોધ કરે જયારે વિધાનસભ્યો જે તે દરખાસ્તનો રાષ્ટ્રહિતમાં નિકાલ લાવે

કરિયપ્પાએ સેનાના વડાનો કાર્યભાર સંભાળ્યો

તેઓ સ્વતંત્રતા પછી ભારતીય સેનાના પહેલાં કમાન્ડર એન્ડ ચીફ બન્યા હતા

રાષ્ટ્રપતિ રામનાથકોવિટં તેમના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે ભારતીય સૈના રાષ્ટ્રનો ગૌરવ છે અને સ્વતંત્રતાની રક્ષક છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ તેમના ટ્વીટ સંદેશમાં કહ્યું છે કે દેશની રક્ષા માટે સેનાએ આપેલાં બલિદાન માટે સમગ્ર રાષ્ટ્ર સેના અને તેમના પરિવારોની ઋણી છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સેનાદિવસ નિમિત્તે ભારતીય સેનાના બહાદૂર જવાનોને શુલેચ્છા પાઠવી છે એક ટવીટ સંદેશામાં શ્રી સિંહે ભારતને એક સુરક્ષિત સ્થાન બનાવવા માટે જવાનોની ભાવના વીરતા અને બલીદાનને યાદ કર્યા

બીજી બાજી તમિલનાડુમાં પાકની લણણીના તહેવાર પોંગલ પણ પરંપરાગત ફર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યોછે

ગયા મહિને અમેરિકાની પ્રતિનિધિ સભાએ ગુનાઓ અને નાના અપરાધોનો આરોપ મૂકીને તેમની સામે મહાભિયોગ ચલાવવા માટે દરખાસ્ત કરી હતી ખાસ કરીને એક રાજકીય વિરોધીની તપાસ કરાવવા માટે યુકેન પર દબાણ લાવવાનો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના વિરુદ્ધ એક તરફી મહાભિયોગ કાર્યવાહી કરવાનો ડેમોક્રેટ સાંસદો ઉપર આરોપ મુક્યો છે

વિદેશમંત્રી એસ જયશંકર આવતીકાલે શ્રી ઝરીફ સાથે મંત્રણા કરશે બેઠકમાં બંને મંત્રીઓ ઇરાન અને અમેરીકા વચ્ચે ઝડપથી વધ રહેલી તંગદીલી વિશે વાટાઘાટો કરે તેવી આશા છે ઇરાનના લશ્કરી કમાન્ડર મેજર જનરલ સુલેમાનીની હત્યા પછી અમેરિકા અને ઇરાન વચ્ચે થઇ રહેલા ધર્ષણ પર સમગ્ર દુનિયાનું ધ્યાન છે ત્યારે ઇરાનના વિદેશમંત્રીની આ મુલાકાત મહત્વની બની છે

જમ્મુ કાશ્મીરા ગૃહ વિભાગના અગ્ર સચિવના જણાવ્યા અનુસાર પાંચ જિલ્લામાં ટુજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા ફરી બહાર કરવાનો નિર્ણય આજથી અમલમાં આવી ગયો છે

આ માટેની વ્યવસ્થા લગભગ પૂરી કરી દેવામાં આવી છે સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યોને પહેલીવાર આવું જીવન વિમા કવચ પુરૂં પાડવામાં આવશે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે

શર્માએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય નકશા પર સ્થાન મેળવનારા પર્યટન સ્થળ પટનીટોપને વિશ્વ કક્ષાનું બનાવવા સંગઠિત પ્રયાસો કરાઈ રહ્યા છે